આ પ્રસંગે શ્રી જાવડેકરે કહ્યું કે હેકાથોનનો ઉદ્દેશ ડિજીટલ ભારતનું નિર્માણ કરવાનો અને રાષ્ટ્રનાં નિર્માણમાં યુવાનોને સીધા જોડવાનો છે તેમણે જણાવ્યું હતું કે યુવાનોને ચીલાચાલુ વિચારસરણીમાંથી બહાર લાવવાનો તેનો હેતુ છે

વિરલ રાણા ભારતીય રિસર્વ બેન્ક કરદાતાઓને વેરા ચૂકવવામાં સરળતા રહે તે માટે ભારતીય રીઝર્વ બેન્કે તેની તમામ કચેરીઓ અને નિમેલી બેન્કોની શાખાઓ આજે રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે તેમાં પણ ઇલેક્ટ્રોનિક વ્યવહારો મધરાત સુધી કરી શકાશે સરકારી વસૂલાત અને ચુકવણીઓ સરળતાથી કરી શકાય તે માટે દેશભરમાં ખાસ ક્લીયરીંગ કાર્યવાહી કરવા માટેની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે

જોકે રીઝર્વ બેન્કની તમામ કચેરીઓ સોમવારે કામ ચાલુ રાખશે

વિરલ રાણા સીબીએસઈ પરીક્ષા સીબીએસઈ પેપર લીકમાં એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે શિક્ષણ મંત્રાલયે નવી પરીક્ષા યોજવાની તારીખો ની જાહેરાત કરી છે

પપેર લીક માંગ દિલ્ફી અને ફરિથાણા પુરતું જ સીમિત ફતું તેથી આજ ક્ષેત્રોમાં પુનપરીક્ષા યોજવા અંગે વિચારના કરવામાં આવી રફી છે આગામી પંદર દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે વિરલ રાણા અસ્મિતા પર્વ સમાપન આજે શનિવારે હનુમંત સંગીત મહોત્સવ તથા અસ્મિતાપર્વના સમાપન દિને મહુવાના તલગાજરડા ખાતે આવેલાં ચિત્રકૂટધામમાં હનુમાનજી મહારાજની પૂજા આરતી સુંદરકાંડના પાઠ થશે ત્યાર બાદ વિવિધ એવોર્ડથી અલગઅલગ ક્ષેત્રના મહાનુભાવોની વંદના થશે

મોરારિબાપુ દ્વારા આ વર્ષનો કેલાસ લલિતકલા એવોર્ડ શિલ્પકલા ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં હિંમત શાહને તથા અવિનાશ વ્યાસ એવોર્ડ સુગમસંગીત ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં નયનેશ જાનીને અર્પણ થશે અભિનય ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં ગુજરાતી લોક નાટ્ય ભવાઇ માટે લીલા બેહન પટેલને ગુજરાત રંગભૂમિ નાટક માટે દીપક ઘીવાળાને ભારતીય ટેલીવિઝન શ્રેણી હિન્દી માટે અરવિંદ ત્રિવેદીને તથા ભારતીય હિન્દી ફિલ્મ માટે કામિની કૌશલને નટરાજ એવોર્ડ એનાયત થશે ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવા માટે અપાતો શ્રી હનુમંત એવોર્ડ ચાલુ વર્ષે પંડિત રામકુમાર મિશ્રને શાસ્ત્રીય તાલવાઘ સંગીત તબલાં માટે શ્રીમતી એન રાજનને શાસ્ત્રીય વાદ્ય સંગીત વાયોલીન માટે કુમુદિની લાખિયાને શાસ્ત્રીય નૃત્ય કથક તેમજ શાસ્ત્રીય કંઠ્યસંગીત માટે પંડિત છપ્તુલાલ મિશ્રને અર્પણ થશે

ભુજમાં પાંચ મુખે પૂજાતા પંચ્મુખા ફનુમાનજી થી લઈને પડદાભીદ ફનુમાન દાંડીવાળા ફનુમાન ધીંગેસ્વર મફાદેવ ની સામે ખાખચોક ફનુમાન સફીત અનેક મંદિરોમાં આજે ફનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ તથા સુંદરકાંડના પાઠ થી ગાજી ઉઠશે તેમજ ઠેરઠેર મહાઆરતી તેમજ મફાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલું છે વિરલ રાણા હ્વામાન રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે દિવસે ઉપર ચડી રહ્યો છે અને લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે

હવામાન વિભાગની હજી બે દિવસ વધુ તાપમાનની આગાહી છે

તેમજ શરીરને ઢાંકીને નીકળવું તેમજ પાણી અને જ્યુશ જેવા પ્રવાહીનું વ્ધુ સેવન કરવા અપીલ કરવામાં આવી છે